બેઠક બાદ ડી પી આઈ આઈ ટી ના સચિવ ગુરુપ્રસાદ મહાપાત્રએ જણાવ્યું હતું કે માહિતી ટેકનોલોજી એરો સ્પેસ અને વીજળી ક્ષેત્રની કંપનીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો

ગઈકાલે ન્યુચોર્કમાં બ્લુમબર્ગ વૈશ્વિક વેપાર મંચની બેઠકમાં સંબોધન કરતાં તેમણે ભારતને મુડીરોકાણ માટેનું આદર્શ સ્થળ તરીકે ઓળખાવ્યું હતું તેમણે ભારતે છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં કરેલી પ્રગતિની વિગતો આપી હતી શ્રી મોદીએ ભારતમાં વેપાર કરવામાં રહેલી સરળતા તથા વેપારને અનુકૂળ વાતાવરણનો ફાયદો કરી લેવા અનુરોધ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે ભારત કેરીકોમ અગ્રણીઓની પહેલી બેઠક ગઈકાલે ન્યુયોકેમાં યોજાઈ ગઈ

બેઠક બાદ વિદેશ મંત્રાલથના પ્રવક્તા રવિશકુમારે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે જી યાર દેશોના વિદેશમંત્રીઓ સાથે મંત્રણા શરૂ કરી છે આ અગ્રણીઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વહેલી તકે સર્વગ્રાહી સુધારા કરવાની માંગણી કરી છે વિદેશમંત્રીએ ચીન કુવૈત અખાતી સહકાર પરિષદ અને બેલાડુસના મંત્રીઓ સાથે પણ વાતચીત કરી હતી

આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પાસીનયાન સાથેની વાતચીતમાં શ્રી મોદીએ દ્વિપક્ષીય વેપાર અને મૂડીરોકાણનું પ્રમાણ વધારવા ઉપર ભાર મૂક્યો હતો તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદમાં ભારતને કાયમી સભ્ય બનાવવામાં આર્મેનિયાએ સતત આપેલા સમર્થન માટે તેમનો આભાર માન્યો હતો ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં શ્રી મોદીએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા વાતચીત કરી હતી એવી જ રીતે બેલ્જીથમના પ્રધાનમંત્રી યાર્લ્સ મિસેલ સાથેની વાતચીતમાં વર્તમાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરીને બંને દેશો વચ્ચેના વ્યુહાત્મક અને સલામતી ક્ષેત્રના સંબંધો વધુ સઘન બનાવવાનો નિર્ણય લીધો હતો

પ્રધાનમંત્રી અમદાવાદના સાબરમતી રિવરફ્ટન્ટ ખાતે રાષ્ટ્રીય કક્ષાના આભાર નિહારીકા રવિથા સરપંચોના સંમેલનમાં સંબોધન કરવાના છે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગઈકાલે આ મુજબ જણાવ્યું હતું

જ્યારે બાકીના સરપંચો મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના હશે

અરેઝનશનદળે કાટમાળ નીચ દટાયેલા મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સાસાન હોસ્પીટલમાં મોકલી આપ્યા છે પૂરના પાણીમાં કેટલાક લોકોની ડૂબવાની આશંકા હોવાથી એનડીઆરએફની એક ટીમને બયાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે

વરસાદને કારણે જીલ્લા વઠીવટીતંત્રે આજે શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવા આદેશ આપ્યા છે

તેમણે કહયું કે ચોકસીને ભારતને સોંપવામાં આવશે એ વાત નકી છે ઉલ્લેખનીય છે કે પીએનબી કૌભાંડનો પર્દાફાશ થતા જ મેહુલ યોકસીએ ભારતમાંથી એન્ટીગુઆ જઈને ત્યાંનું નાગરીકત્વ મેળવ્યું હતું

વિકાસશીલ અર્થતંત્રવાળા દેશમાંથી આઈએમએફના વડા તરીકે પસંદગી પામનાર તેઓ પ્રથમ વ્યકિત છે

એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ સતત નિરાશાજનક રહથો છે અને વેપાર ક્ષેત્રે તનાવની પરિણસ્થતિ યાલી રહી છે તે વખતે આઈએમએફના વડા તરીકેની મોટી જવાબદારી તેમને સોંપવામાં આવી છે બધા જ દેશોને આર્થિક મંદીની ઓછી અસર થાય તે માટે મદદરૂપ થવુ તેને તેઓ ટોચની અગ્રતા આપશે

બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રાલયે બુધવારે બાંગ્લાદેશથી હિલ્સાની નિકાસને એક સમયની ગોઠવણ રૂપે મંજુરી આપી હતી

બાંગ્લાદેશમાંથી હિલ્સા માછલીની દાણચોરી કરવામાં આવે છે જેના કારણે સરકારને કરની આવકનું નુકશાન થાય છે

સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાની સાથે સાથે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે લેટીન અમેરિકાના નેતાઓની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સમાજવાદે ખનીજ તેલથી સમૃદ્ધ એવા વેનેઝુએલાનો વિનાશ કર્યો છે જાકે વેનેઝુએલાના નાગરિકો જરૂર મુક્ત બનશે શ્રી ટ્રમ્પે મદુરો સરકારના વરિષ્ઠ સભ્યોને અમેરિકામાં પ્રતિબંધીત કરતો આદેશ વ્હાઈટ હાઉસની વેબસાઈટ ઉપર મુક્વો છે મદુરો અને જાતે જ રાષ્ટ્રપ્રમુખ બની બેઠેલા જુઆન ગુઆદીઓએ શાસનનો દાવો કરતાં વેનેઝુએલા આર્થિક અને રાજકીય સમસ્યાથી ઘેરાયું છે